કચ્છી અને ગુજરાતીઓનું જયાં વર્ચસ્વ છે એવા મુંબઈ શહેરમાં મતદારોએ મતદાનમાં ભારે ઉત્સાફ દાખવ્યો ફતો ચંદ્રવદન પદ્ટણી પાણીની તંગી ગુજરાત અને કચ્છમાં આગ ઝરતી ગરમી સાથે જ પીવાના પાણીની સ્થિતિ વિકટ બનવાના સંજોગો સર્જાઈ રહ્યા છે

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના નિયામક ડો

આર સી અને સી આર સીનો રિવ્યુ લીધો હતો તેમણે બાળકોના રસ અને રૂચિ શિક્ષણ પ્રત્યે કેળવાઈ રહે તે માટે પુસ્તકીયા માહિતી અને જ્ઞાન સિવાયના પ્રશ્નો દ્રારા છાત્રોને શિક્ષિત કરવા જણાવ્યુ હતું

પ્રજાપતિ અને પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સંજય પરમારે જરૂરી જાણકારી આપી હતી

દુર સુદ્દરના વિસ્તારોમાં ફવે સામાન્ય બીમારીઓ ઉપરાંત પોતાના બાળકો અને સ્ત્રી સબંધિત રોગોમાં પણ નિષ્ણાંતોની સેવા લેતા થયા છે

જનરલ હોસ્પિટલનાં ચીફ મેડિકલ સુપ્રિન્ટેજેન્ટ ડો

અગાઉ વિકાસશીલ લખપત તાલુકાના દયાપર ખાતે જી

જેમાંજનરલ ફીઝીશીયન સ્ત્રી અને બાળરોગ નિષ્ણાંતો દાંતતથા આફાર શાસ્ત્રી તેમજ ફિઝીયોથેરાપી ઉપ ચાર પણ આવરી લેવામાં આ વ્યો છે

ચામડીના રોગની શિબિરનોલાભલેવા અનુરોધ કરવામાં આવ્યો છે

જયારે સાત જણાને ઈજા થતાં સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે આ અંગે મળતી વિગત મુજબ ભુજના રાજગોર અને મિરઝાપરના પટેલ તેમજ ક્ષત્રિય પરિવાર ખાનગી કારમાં મફેસાણા વોટર પાર્કથી ભુજ આવતા ફતા ત્યારે ટેમ્પાએ અડફેટે લેતા વફેલી સવારે ગોજારો અકસ્માત સર્જાયો ફતો અકસ્માત અંગે પધ્ધર પોલીસે તપાસ હાથ ધરી છે

સરકારની સુચના મુજબ આ અંગે પરિપત્ર બફાર પાડવામાં આવ્યો છે